દિવસ માટેની વૈશ્વિક રોકાણકારોની પરિષદનું આજે ઉદઘાટન કરશે

મહારાષ્ટ્રમાં ભાજપના અગ્રણીઓ આજે રાજ્યપાલ ભગતસિંહ કોષિયારીને

ભારતના પી

સાઈપ્રણિત ચીનમાં રમાઈ રહેલી બેડમિન્ટન

હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યમાં મૂડીરોકાણ આકર્ષવા અને રોજગારીની તકો વધારવા આ પરિષદનું આયોજન કર્યું છે

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી રેલવેમંત્રી પિયુષ ગોયલ તેમજ મંત્રીમંડળના અન્ય કેટલાક સભ્યો આ પરિષદમાં ભાગ લેશે

ગૃહમંત્રી અમિત શાહ મૂડીરોકાણ પરિષદના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે

સરકારના આ ભંડોળના લીધે ડેવલપરોને અધુરી યોજનાઓ પુરી કરવા માટે રાહત મળશે તથા ગ્રાહકોને આવાસો સમયસર મળી શકશે મંત્રીમંડળે પોસ્ટ અને ટેલીગ્રાફ ભવન નિર્માણ સેવા જૂથ એ કેડરની સમીક્ષા કરવાની મંજુરી આપી છે

કેબિનેટે ભારત અને પેરાગ્વે વચ્ચે પ્રવાસન ક્ષેત્રે સહકાર વધારવા અને ભારત અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચે ટેકનિકલ સહકાર વધારવા સધાયેલી સમજતીને પણ મંજુરી આપી છે આ ઉપરાંત કેબિનેટે ભારત અને બ્રાઝિલ વચ્ચે આરોગ્ય તથા બેવડા કરવેરા ટાળવા સધાયેલી સમજુતીને પણ બહાલી આપી છે

ખાદી માટેનો એચએસ કોડ છ અંકોનો રહેશે ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ વિનયક્રમાર સક્સેનાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરકારના આ નિર્ણયથી ખાદી વસ્ત્રોની નિકાસમાં નવો અધ્યાય શરૂ થશે આમ થવાથી સરકાર ખાદી વસ્ત્રોની નિકાસ માટે વધુ અસરકારક વ્યુહરચના ઘડી શકશે

હવામાન વિભાગે આજે સવારે સાડા છ વાગે લીધેલી ઉપગ્રહ તસવીરમાં ફાલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા ભરૂચ વડોદરા સુરત વગેરે જિલ્લાઓ પર વરસાદી વાદળો છવાયેલાં જોવા મળે છે તેની અસર હેઠળ આ વિસ્તારોમાં અને દમણ તથા દાદરાનગર હવેલીમાં અનેક સ્થળે હળવાથી મધ્યમ જ્યારે કેટલાંક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આવતીકાલે આ વાદળો પૂર્વ અને અઝ્નિ દિશામાં આગળ ખસીને મહીસાગર અને પંચમહાલ જિલ્લા સુધી વિસ્તરી શકે છે

દીવમાં આજે અતિભારે વરસાદ અને તોફાની પવનની આગાહીના પગલે લોકોને સાવધ કરવામાં આવ્યા છે

રાજ્ય વિધાનસભાની મુદ્દત આ શનિવારે પૂરી થતી હોવાથી ભાજપ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરે તેવી સંભાવના છે ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવાર તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલ આજે રાજ્યપાલને મળશે ગઈકાલે મુંબઈમાં ભાજપની કોર સમિતીની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મુનગંટીવારે જણાવ્યું હતું કે ભાજપ રાજ્યમાં ભાજપ શિવસેના સરકારની વહેલી તકે રચના થાય તેવા પ્રયાસ કરી રહ્યો છે દરમ્યાન શિવસેનાના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેએ પણ રાજકીય મડાગાંઠ ઉકેલવા પક્ષના નવા ચુંટાયેલા ધારાસભ્યોની આજે બેઠક બોલાવી છે

ગઈકાલે પુણેમાં સાતત્યપૂર્ણ જળ વ્યવસ્થાપન અંગેની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરતા તેઓ બોલી રહ્યા હતા તેમણે ખાતરી આપી કે જળ સ્રોતોની મોજણીની કામગીરી પુરી થતાં જ ભારત સાતત્યપૂર્ણ જળ વ્યવસ્થાપનના માર્ગે આગળ વધશે

સાંઈપ્રણિત ચીનમાં ચાલી રહેલી બેડમિન્ટ્સ સ્પર્ધાના બીજા રાઉન્ડની મેચોમાં આજે રમશે પી કશ્યપ અને ડેનમાર્કના વિક્ટર એક્સલ્સન વચ્ચે જ્યારે બી સાંઈપ્રણિત અને ડેનમાર્કના એન્ટોન્સેન વચ્ચે મુકાબલો થશે મિક્સ ડબલ્સની મેચમાં સાત્વિક સાંઈરાજ રેન્કીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડી દક્ષિણ કોરિયાના શિયુન્ગ જેસીઓ અને યુઝુમ ચાઈની જોડી સામે રમશે